કેન્દ્રિથ ગૃહમંત્રી અમીત શાહ અ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની હાજરીમાં આ કરાર થયા છે ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ સત્યેન્દ્ર ગર્ગ આસામના મુખ્ય સચિવ કુમાર સંજયકૃષ્ણ અને લડાયક જૂથના નવ નેતાઓએ તેની પર સહી કરી છે

તેને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સ્થાન અપાયું હતું છેલ્લા પાંચ દાયકાથી બોડોના અલગ રાજ્યની માગણી થઇ રહી છે દરમ્યાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ ત્રિપક્ષી કરારથી બોડો લોકોનો સાંસ્કૃતિક વારસો જાળવી શકાશે ટ્વીટર પર શ્રી મોદીએ કહ્યું કે વિકાસલક્ષી કામગીરી થઇ શકશે કેન્દ્ર સરકાર બોડો પ્રજાની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા કટીબદ્ધ છે

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંઘ પુરીએ નવી દિલ્ફીમાં પત્રકારોને જણાવ્યું કે એર ઇન્ડિયાની નાણાકીય સ્થિતિ નાજુક છે અને સરકાર પાસે મર્યાદીત સાધનો છે એર ઇન્ડીયાનું દેવું વધુ છે ત્યારે ખાનગીક્ષેત્ર તેમાં મૂડીરોરાણ કરી સુધારો કરી શકે છે

આ તમામનું મેનેજમેન્ટ નિયંત્રણ પણ ખાનગીક્ષેત્ર સંભાળશે

દિલ્ફીમાં રીથાલા ખાતે જાહેરસભાને સંબોધતાં શ્રી શાહે કહ્યું કે જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટીમાં દેશ વિરોધી સૂત્રો પોકારનાર સામે કાર્યવાહી યલાવવા દિલ્હી સરકાર મંજુરી આપતી નથી તેમણે લોકોને અપાયેલાં વયનો પૂરાં ન કર્યાનો પણ આરોપ મૂક્યો હતો શ્રી શાહે દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કેન્દ્રિય યોજના આયુષ્માન ભારતનો અમલ નહીં કરવાનો પણ આક્ષેપ કર્યો હતો દરમિયાન આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે આજે બવાના તથા નરેલામાં રોડ શો કરીને તેમના ઉમેદવારને મત આપવા અનુરોધ કર્યો હતો

પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે કહ્યું કે જે લોકો દેશને વિભાજીત કરવા માંગે છે તે શાહીનબાગ વિરોધમાં સુરક્ષા કવય ઉભું કરી રહ્યાં છે નાગરિકત્વ સુધારા કાયદાના ઓઠા હેઠળ વિભાજક તત્વો કામ કરી રહ્યા છે શ્રી પ્રસાદે કહ્યું કે લાખો લોકો બહાર નીકળી શકતા નથી દુકાનો બંધ છે અને બાળકો શાળાઓ જઇ શકતા નથી

દરમિયાન આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આક્ષેપ મૂક્યો છે કે શાહીન બાગનો માર્ગ ભાજપ ખુલ્લો કરવા ઇચ્છતું નથી

ન્યાયાધીશો આર

બોપન્નાની ખંડપીઠે સમક્ષ અરૂણ ગવળીએ મુંબઇ વડી અદાલતના યુકાદાને પડકાર્યો છે

અદાલતે કહ્યું કે પહેલી ફેબ્રુઆરીએ ફાંસી આપવાની હોય ત્યારે આ બાબતને ટોચની અગ્રતા આપવી જરૂરી છે ત્યારે યોક્ક્સ અધિકારીનું નામ સૂચિત કરવા જણાવ્યું નિર્ભયા કેસના યારેય અપરાધીને પહેલી ફેબ્રુઆરીએ સવારે છ વાગે ફાંસી નિર્ધારીત કરવામાં આવી છે

અગાઉ અન્ય અપરાધી અક્ષયકુમારની ક્યુરેટીવ પીટીશન પણ રદ્દ કરાઇ હતી

પ્રવક્તા સંદીપ પાત્રાએ આશ્વર્ય દર્શાવ્યું કે વિરોધપક્ષને યોક્કસ સમુદાયની વ્યક્તિનો વાંધો છે તેમણે કહ્યું અદનાન સામીની પસંદગી યોગ્યતાના આધારે થઇ છે અને તેઓ તેના માટે ખૂબ જ લાયકાત ધરાવે છે

સંસદ અને કારોબારીના કાર્યક્ષેત્ર હેઠળ કરાયેલી કાર્યવાહીમાં વિદેશી સંસ્થાઓ દખલ કરે તે અંગે તેમણે ચિંતા દર્શાવી હતી તેમણે કહ્યું કે આ પ્રકારના પ્રયત્નો ગેરવાજબી છે અને તેમણે નિવેદનથી દૂર રહેવું જોઇએ નવી દિલ્હીમાં યોજાયેલા પુસ્તક વિમોચન સમારોહમાં તેમણે આ ઉલ્લેખ કર્યો હતો

વિધાનસભાએ વધુ પગલાં લેવા કેન્દ્ર સમક્ષ રજુઆત માટે પશ્ચિમ બંગાળ સરકારને જણાવ્યું છે આ અંગે મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રની ભાજપ સરકાર સામે સંગઠીત બનવા માટે વિરોધપક્ષને અનુરોધ કર્યો હતો

બાદમાં કેન્દ્ર સરકાર તેને મંજુર કરી સંસદમાં રજુ કરશે

આંધ્રપ્રદેશમાં ત્રણ રાજધાની અંગેનો પ્રસ્તાવ વિધાન પરિષદમાં પસાર ન થતાં જગનમોહન રેડ્ડી સરકારે આ પ્રસ્તાવ મૂક્યો છે

તેમણે સરકારી વિભાગો અને રાજ્યોના અધિકારીઓ સાથે વીડીયો કોન્ફરન્સ યોજી હતી તેમાં ગૃહસચિવ આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સચિવ રાજ્યોના પોલીસ વડા તથા મુખ્ય સચિવ ઉપસ્થિતિ રહ્યા હતા નેપાળના આરોગ્ય સચિવ તથા પાંચ રાજ્યોના આરોગ્ય અધિકારીએ પણ બેઠકમાં જોડાયા હતા

આ પ્રસંગે તેઓ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશે આ ઉપરાંત કેડેટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે કેડેટ્સ દ્વારા સાહસિક રમતો સંગીત તથા કલાત્મક નિદર્શન પણ રજુ કરાશે પ્રધાનમંત્રી કેડેટ્સને એવોર્ડથી સન્માનિત કરશે અને પ્રાસંગિક સંબોધન કરશે

શ્રી યક્રવર્તીએ જણાવ્યું હતું કે ચોખા અને ઘઉં પછી બટાકા એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ખાદ્ય પદાર્થ છે અને અર્થતંત્રમાં તેજીને પગલે વૈશ્વિક સ્તરે બટાકાની માંગમાં પણ સારી વૃઘ્યિ થવાનો અંદાજ છે

તેમણે કહ્યું કે ગુજરાતમાં બટાકાના વાવેતરના વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે અને બટાકાના ઉત્પાદકતા અને પોસેસિંગમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રણ દિવસની આ વૈશ્વિક બટાકા પરિષદમાં પ્રથમ દિવસે દેશ વિદેશના નિષ્ણાતો દ્વારા બટાકાના ઉત્પાદન અને વપરાશ ક્ષેત્રે થયેલા નવીનતમ સંશોધન અને ટેક્નોલોજી ઉપર ચર્ચા વિયારણા થશે

ગુરૂવારે સાંજે લોકસભા અધ્યક્ષ ઓમ બીરલાએ પણ સર્વપક્ષીય બેઠક બોલાવી છે સંસદના અંદાજપત્ર સત્રને સરળતાથી ચલાવવા માટે આ બેઠક યોજવામાં આવી છે રાજ્યસભાના સભાપતિ શ્રી વેંકૈયાહ નાયડુએ પણ ગુરૂવારે બેઠક બોલાવી છે

બીજી માર્યે તેની બીજી બેઠક મળશે અને તે ત્રીજી એપ્રિલ સુધી ચાલશે

તેમાં મૂડીરોકાણની તક ખોજવા અને તેમાં વૃદ્ધિ પર ભાર મૂકવામાં આવ્યો છે અગ્રણી ઉદ્યોગ સાહસિકો કોર્પોરેટ ક્ષેત્ર નીતિ નિર્માતાઓ વિકાસલક્ષી એજન્સીઓ અને સ્થાનિક વેપારીઓ તેમાં ભાગ લેશે તે દ્વારા નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં મૂડીરોકાણની તક ઉભી થશે

કારગીલના ચીફ એક્ઝીક્યુટીવ કાઉન્સીલર ફીરોઝ અહેમદખાને તેનો આરંભ કર્યો અને આશા દર્શાવી કે તેનાથી કારગીલને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળશે